અને તેનાથી ઉભા થતા પડકારો તથા તકોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે મુખ્ય સંરક્ષણ અધ્યક્ષ જનરલ બીપીન રાવતે જણાવ્યું કે ભારત વાસ્તવિક નિયંત્રણ

ત બિહાર વિધાનસભાની આવતીકાલે યોજાનાર ત્રીજા અને અંતિમ તબક્કાની યૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે

પી એલ

પ્રધાનમંત્રી એ ઇટાલીના પ્રધાનમંત્રી ગુસેપે કોન્ટે સાથે યોજાયેલી વર્યુયલ દ્વિપક્ષીય બેઠકમાં બોલતા આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ એ કોરોનાકાળ બાદની સ્થિતિને સ્વીકારવી પડશે અને તેનાથી ઉભા થતા પડકારો અને તકોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે શ્રી મોદીએ કોવિડ રોગયાળા દરમ્યાન ઇટાલીમાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે બીજા દેશો કોરોના વાયરસને જાણી સમજી રહ્યા હતા ત્યારે ઇટાલી આ વાયરસનો ભોગ બન્યું હતું તેમણે કહ્યું કે ઇટાલીએ ઝડપથી અને સફળતાપૂર્વક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે કોવિડ બાદ પરિસ્થિતિઓમાં સુધારો થશે અને ભારતને ઇટાલીના સાંસદોને આવકારવાની તક મળશે

આ સેવાનો પ્રારંભ પ્રધાનમંત્રીના જળ માર્ગો વિકસાવી તેના ઉપયોગના તથા જળમાર્ગોને દેશના આર્થિક વિકાસમાં જોડવાના પ્રયાસો તરફનું મોટું પગલું બની રહેશે આ સુવિધાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વધુ નજીક આવશે

આ સેવાથી સમય તથા ઇંધણનો બચાવ થશે પર્યાવરણની જાળવણી થશે રોડ પરનું ભારણ ઘટશે પ્રવાસને વેગ મળશે સ્થાનિક રોજગારીમાં વધારો થશે

મુખ્ય સંરક્ષણ અધ્યક્ષ જનરલ બીપીન રાવતે આજે રાષ્ટ્રીય સંરક્ષણ મહાવિદ્યાલય દ્વારા આયોજીત વેબિનારને સંબોધિત કરતા આ મુજબ જણાવ્યું હતું શ્રી રાવતે કહ્યું કે પૂર્વી લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતી તણાવ પૂર્ણ છે સરહદ પર ઘર્ષણ અને સૈન્ય કાર્યવાહી ગમે ત્યારે મોટા સંઘર્ષમાં પરિવર્તિત થવાની સંભાવના નકારી શકાય નહીં શ્રી રાવતે કહ્યું કે ભારત આ મુદ્દે સ્પષ્ટ છે

શ્રી રાવતે ભારપૂર્વક કહ્યું કે ભારતે સૈન્યની જરૂરિયાતો માટે બીજા દેશો પર નિર્ભરતા ઓછી કરવી પડશે તેમણે કહ્યું કે પ્રર્વતમાન તથા ભવિષ્યમાં ઉભા થનાર પડકારો સામેની તૈયારીના ભાગરૂપે લાંબા ગાળાની સ્વદેશી ક્ષમતા નિર્માણમાં રોકાણ કરાઇ રહ્યું છે

આ સાથે વાલ્મીકીનગર સંસદીય બેઠકની પેટાચૂંટણી પણ આવતીકાલે યોજાશે આ લોકસભા બેઠક માટે સાત ઉમેદવારોએ યૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે

અધિક મુખ્ય યૂંટણી અધિકારી સંજય સિંહે જણાવ્યું કે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે સલામતી દળના વધુ જવાનો ગોઠવવામાં આવ્યા છે યૂંટણીપંચે મતદાન દરમ્યાન કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવા નિર્દેશ કર્યો છે મતદાન સમયે માસ્ક પહેરવું ફરજીયાત છે પ્રત્યેક મતદાન કેન્દ્ર પર થર્મલ સ્કીનીંગ અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઇ છે

આ માર્ગદર્શિકા મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં આવેલી કોલેજો અને યુનિવર્સિટીઓ જેતે રાજ્ય સરકારે સાથે મસલત કર્યા બાદ તબક્કાવાર શરૂ કરી શકાશે

સંબંધીત શિક્ષણ સંકુલ ફરી શરૂ કરતાં પહેલાં સંબંધીત કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આ સંકુલ સલામત છે તે બાબત સુનિશ્ચિત કરવાની રહેશે

જસ્ટીસ એસ

શિંદે અને એમ

તેમ જણાવ્યું ખંડપીઠે કહ્યું કે આવતીકાલે તે રાજ્ય સરકાર અને ફરીયાદી ની દલીલો સાંભળશે

પોલીસે આ આદેશને સેશન કોર્ટમાં પડકાર્યો છે તે અર્નબે પોતાની ધરપકડ ગેરકાનુની હોવાનો આરોપ મુકતી અરજી કરી છે કાલે વડી અદાલતે આ અરજી પર સુનાવણી કરતા વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે અદાલત આ મામલે તમામ પક્ષોને સાંભબ્યા બાદ જ નિર્ણય કરશે

તેમણે કહ્યું કે વાયુ પ્રદૃષણનો સામનો કરવા તમામ શક્ય તકનીકી સાધનોના ઉપયોગ કરાશે શ્રી જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલા ગુણવત્તા વ્યવસ્થાપન પંચની અધ્યક્ષતા શ્રી એમ

પોલીસનાં જણાવ્યા મુજબ લાલપોરમાં આતંકવાદી છુપાયાં હોવાની બાતમી મળતાં સલામતી દળોનાં જવાનોએ સંબંધીત વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી હતી આતંકવાદીઓએ સલામતીદળોનાં જવાનો પર ગોળીબાર કરતાં સામસામાં ગોળીબાર શરૂ થયાં હતાં જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા આ અથડામણ દરમ્યાન સ્થાનીક આતંકવાદીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અથડામણ સ્થળેથી મોટી સંખ્યામાં હૃથિયારો અને દારૂગોળી જપ્ત કરાયા છે

પી એલ માં આજે એલીમીનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનસાઇઝ્સ હૈદરાબાદ વચ્ચે મેયનો પ્રારંભ થયો છે આજે પ્રતનગર ટીમ દીલ્ફી કેપીટલ્સ સામે બીજા ક્વોલીફાઇડ રાઉન્ડમાં ટકરાશે હૈદરાબાદે ટોસ જીતી બોલીંગ પસંદ કરી છે